ત ભારત બાયોટેક કોવિડ રસી કો વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે

વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત આ શિખર સંમેલનની યજમાની રશિયા કરી રહ્યું છે

આ સંમેલનમાં આંતર બ્રિક્સ સહ્ભાગીતા બહ્પક્ષીય પ્રણાલી સુધાર સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત કોવિડ રોગયાળાનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કરાશે આતંકવાદ સામેની લડત વેપાર આરોગ્ય ઊર્જા વિગેરે મુદ્દે પણ ચર્ચા કરાશે

ગઈકાલે રાજસ્થાનના પાલી ખાતે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વરજી મહારાજની પ્રતિમાનું વીડિયો માધ્યમથી અનાવરણ કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ પ્રતિમા વિશ્વમાં શાંતિ અને અહિંસા માટે પ્રેરણા સ્રોત બનશે શ્રી મોદીએ કહ્યું કે સંતો મહાત્માઓએ સ્વાધીનતા આંદોલનને સુદૃઢ બનાવવા અને તેને આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આજે વોકલ ફોર લોકલ થવાનો સમય આવી ગયો છે

રાજ્યપાલ ફાગુ ચૌહાણ શ્રી નીતિશકુમારને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા

ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવાયા હતા

મંત્રાલયે સરકારના આ નિર્ણયના પાલન માટે ડિજીટલ માધ્યમથી સમાચાર આપતી પાત્ર કંપનીઓની સુવિધા માટે સાર્વજનિક નોટિસ જાહેર કરી છે

તેમણે એક મહિનામાં આ અંગેની વિગતો માહિતી પ્રસારણ મંત્રાલયને આપવી પડશે નવું વિદેશી રોકાણ લાવવા ઇચ્છતી કંપનીઓએ વિદેશી સુવિધા પોર્ટલ માધ્યમથી કેન્દ્ર સરકારની પૂર્વ મંજુરી લેવી પડશે

કો વેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણોમાં એક હજાર વિષયોનું વિશ્લેષણ કરાયું હતું

આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધને કહ્યું છે કે હેલ્થ ફોર ઓલ એટલે કે સૌના માટે સારા આરોગ્ય વગર ભવિષ્ય ઉજળુ નથી બની શકતું

તેમણે કહયું કે પરિસ્થિતિઓ મુજબ માનવ સભ્યતા સહયોગ અને સંસાધનો ધ્વારા એક બીજા માટે પુરક પ્રયાસ કરાયા છે તેમણે કહ્યું કે ભારત અને સમગ્ર દક્ષિણ પુર્વ એશિયા પ્રદેશ આરોગ્ય સેવાઓ વિતરણ અને ગુણવત્તામાં સુધારો કરવા નિરંતર પ્રયાસશીલ છે

જોકે બંને ગ્રેનેડ હુમલામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી અંધારાના કારણે આંતકીઓ હ્મલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા